પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપીયન સંઘ સાથેના સંબંધો સઘન બનાવવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ કાશ્મીરમાં તાજેતરમાં ત્રણ આતંકવાદીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દરસિંહ કેસની તપાસ પોતાના હસ્તક લીધી છે બે નવા મંત્રીઓના સમાવેશ સાથે આસામ મંત્રી મંડળનું વીસ્તરણ કરવામાં આવ્યું છે ભાજપના સંજય કિશન અને જોગન મોહને રાજયમંત્રી તરીકે શપથ લીધા

ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી

સુબ્રહ્મણ્થમને આ મુલાકાત અંગેનો એક પત્ર પાઠવ્યો છે પત્રમાં શ્રી રેડ્ડીએ જણાવ્યું છે કે તમામ મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લે એવી ઇચ્છા ગૃહમંત્રી શ્રી અમિત શાહે વ્યક્ત કરી છે આ કેન્દ્રશાસિત પ્રદેશના તથા તેના નાગરીકોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રની યોજનાઓની અગત્ય અંગે તથા આ હેતુથી સરકારે લીધેલાં પગલાં અંગે લોકોને જાણકારી આપવી એ આ મુલાકાતનો હેતુ છે

જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલરો સાથેની બેઠકમાં શ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું

શ્રી મુર્મુએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ બંને બંધારણીય સુધારાઓનો અમલ કરવા પ્રતિબધ્ધ છે અને આમ થવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે

યુરોપીયન સંઘના પ્રતિનિધિ જોસેફ બોરેલ ફોન્ટેલ્સ સાથે ગઇકાલે દિલ્ફીમાં વાતયીત કરતાં શ્રી મોદીએ આબોહવામાં પરીવર્તન વેપાર તથા આર્થિક ક્ષેત્રે યુરોપીયન સંઘ સાથેના સંબંધો વધુ મજબુત બનાવવાની ભારતની પ્રતિબધ્ધતા દોહરાવી હતી તેમણે યુરોપીયન પંચ અને યુરોપીયન પરીષદના ભુતપુર્વ અગ્રણીઓ સાથે અગાઉ થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો શ્રી જોસેફ બોરેલ્સે જણાવ્યું હતું કે આગામી માર્ચમાં બ્રસેલ્સમાં ભારત યુરોપીયન સંઘની શિખર બેઠક યોજવા યુરોપીયન સંઘ ઉત્સુક છે

આ મિશનના રશિયાના નાયબ વડા રોમન બાબુશ્કીને વધુમાં જણાવ્યું હતું કે હળવા વજનના અને એકથી વધુ ભૂમિકા કરી શકનાર કેમોવ મિલીટરી હેલીકોપ્ટરો માટે સંયુકત ઉત્પાદન અંગેના કોન્ટ્રાકટને ટુંક સમયમાં આખરી ઓપ અપાશે તેઓ રશિયાના રાજદુત નિકોલાઇ કુદાશેવ સાથે પત્રકાર પરીષદને સંબોધી રહયાં હતા શ્રી બાબુશ્કીને જણાવ્યું હતું કે ભારતીય સેનાને પ્રથમ તબકકામાં પાંચ હજાર કાલ્સીનોવ રાયફલો આ વર્ષે આપવામાં આવશે અને ત્યારબાદ તેમનું સંયુકત સાહસમાં ભારતમાં ઉત્પાદન શરૂ કરાશે રશિયા અને ભારત સંરક્ષણ ક્ષૈત્રના સોદાઓને સમયસર અમલમાં મુકવા પ્રતિબધ્ધ છે

દિલ્હીના તલકટોરા સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ભાગ લેશે પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની સાથે પરીક્ષાના તનાવથી મુકત રહેવા બાબતે માર્ગદર્શન આપશે

એનઆઇએના પ્રવકતાએ જણાવ્યું હતું કે ડીએસપી તરીકે કાર્યરત દેવીન્દરસિંહની ફીઝબુલ મુઝાહીદૃીન સંગઠનના ત્રણ આતંકવાદીઓ સાથે ગયા અઠવાડીયામાં દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ નજીકથી ધરપકડ કરાઇ હતી તેમની કારમાં શસ્ત્રો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા કાશ્મીર પોલીસે આ સંદર્ભમાં કેસ દાખલ કર્યો હતો કેન્દ્રિય ગૃહમંત્રાલયના આદેશ બાદ એનઆઇએ સંસ્થાએ આ કેસની તપાસ પોતાના ફસ્તક લીધી છે

આ નિર્ણય મુજબ આતંકીઓ સરહદ પરથી થયેલા ગોળીબાર સુરંગ વિસ્ફોટ જેવી ઘટનાઓમાં પીડીત નાગરીકો તથા તેમના પરીવારજનોને સરકારી યોજનાના લાભો મળી શકશે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા મુજબ આવી વ્યકિતઓને સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આધાર સંખ્યા ધરાવતા હોવાનો પુરાવો રજુ કરવો પડશે અથવા તેણે આધાર મેળવવા નામ નોંધાવ્યું હોવુ જરૂરી છે ગૃહ મંત્રાલયનું જાહેરનામું આસામ અને મેઘાલય સિવાયના બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડે છે

ટીનસુકિયા અને મહમરાના ભાજપના ધારાસભ્યો સંજોય કિશન અને જોગેન મોહને રાજયમંત્રી તરીકે શપથ લીધા હતા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

આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાં મુજબ સત્તાવાળાઓને એવુ લાગે કે કોઇ વ્યકિત રાષ્ટ્રીય સલામતી અને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ માટે જોખમ રૂપ છે તો સત્તાવાળાઓ એ વ્યકિતની સાવચેતીના પગલા રૂપે અટકાયત કરી શકે છે

દિલ્હી પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ આ આદેશ દર ત્રણ મહિને જારી કરાતો હોય છે અને વર્તમાન પરીસ્થિતિ સાથે તેને કાઇ લેવા દેવા નથી

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પ્રવાસીઓની સલામતીને ટોચની અગ્રતા આપી છે તેમજ ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળોએ આંતરરાષ્ટ્રીય દરજજાની સુવિધાઓ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે

દિલ્હી ત્રીજા અને ઉત્તર પ્રદેશ ચોથા ક્રમે રહયું છે